ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કાળાં નાણાં કેસમાં જામીન માંગતી કરેલી અરજી સર્વોચ્ય અદાલતે દાખલ કરી છે

આજે સંસદના પ્રાંગણમાં પ્રસાર માધ્યમના પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં મંત્રીએ કહ્યું હતું કે ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક નાશ પામ્યો છે અને સ્થિતિની સમીક્ષા માટે કેન્દ્રીય ટીમ રાજ્યના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે અને સ્થિતિની સમીક્ષા કરશે આ સમીક્ષા પછી કેન્દ્ર સરકાર સહાય પુરી પાડશે

ચિદમ્બરમે આઈએનએક્સ મીડિયા કાળાં નાણાં કેસમાં જામીન માંગતી કરેલી અરજી સર્વોચ્ય અદાલતે દાખલ કરી છે અને આ બાબતે પ્રવર્તન નિદેશાલય ઈડીનો જવાબ માંગ્યો છે ન્યાયમૂર્તિ આર

ચિદમ્બરમની ધરપકડ કરી હતી અને હાલ કાળા નાણાં કેસના સંદર્ભમાં તેમને ઇડીના કબ્જામાં રાખવામાં આવ્યા છે

ભારતીય નૌસેના અકાદમી ખાતે સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આપણું સશસ્ત્રદળ કોઇપણ પ્રકારની પડકારોનો સામનો કરવા માટે સજજ છે તેમણે નૌકાદળના અધીકારીઓને તાલીમનો સંપૂર્ણ ઉપયોગ કરવા અને દેશ માટે દરેક પરિસ્થિતિમાં તૈયાર રહેવા અનુરોધ કર્યો અકાદમીના કેડેટસ દ્વારા રાષ્ટ્રપતિના સ્વાગતમાં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું

ત્યારબાદ રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થયા

આ બેઠક દરમિયાન શ્રી રાજનાથસિંહે સંયુકત કવાયત યોજવા માટે ભારત અને સિંગાપુરના સશસ્ત્ર દળીની વધી રહેલી પ્રવૃતિઓ અંગે સંતોષ વ્યકત કર્યો હતો બંને નેતાઓ દ્વિપક્ષી સંરક્ષણ સહકાર વધારવા સહમત થયા હતા શ્રી રાજનાથસીંહે દક્ષિણ ચીન સમુદ્ર અને હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં ભારતનું વલણ સ્પષ્ટ કર્યુ હતું તેમણે આ ક્ષેત્રોમાં શાંતી અને સ્થિરતા ઉપર ભાર મુકથો છે જેમાં દરિથાઇ સંપર્ક સલામત સંકલિત વેપાર તેમજ આશિયાન સંગઠનની એકતા અને તેને જ મધ્યમાં રાખીને થતાં સંકલિત વેપારની જરૂરીયાત ઉપર પણ ભાર મુકથો હતો સિંગાપુરનો તેમનો બે દિવસનો પ્રવાસ પુરો કરતાં પહેલા શ્રી રાજનાથસિંહ ચોથી ભારત સિંગાપુર સંરક્ષણ મંત્રી વાટાઘાટ પરીષદની સહઅધ્યક્ષ સ્થાન સંભાળશે

જયશંકરે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ ગોતબાયા રાજપક્ષા પ્રધાનમંત્રી રાનીલ વિક્રમસિંઘે અને વિરોધ પક્ષના નેતા મહિંદા રાજપક્સાની મુલાકાત સાથે તેમની શ્રીલંકાની ટૂંકી મુલાકાત પૂરી કરી છે

જયશંકરે નવા રાષ્ટ્રપતિ સાથેની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલો ખાસ શુભેચ્છા સંદેશ પણ સુપ્રત કર્યો હતો શ્રી મોદીએ તેમના અભિનંદન પત્રમાં શાંતિ પ્રગતિ સમૃદ્ધિ અને સુરક્ષા માટે સહભાગી બનવાનો અનુરોધ કર્યો છે વિદેશમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નવા રાષ્ટ્રપતિની આગેવાની હેઠળ ભારત અને શ્રીલંકાના સંબંધો નવી ઉંચાઇઓ હાંસલ કરશે